આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે શ્રી મોદીએ યુવાનોને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો અંગે વધુમાં વધુ માહિતી મેળવવા અને સંશોધકની દ્રષ્ટિ કેળવવાનો અનુરોધ કર્યો

તેમણે દરવર્ષની જેમ આ વર્ષે ૈણ ૈ રીક્ષા ીે યર્યા કાર્યક્રમ યોજાવાનો છે જેમાં સહભાગી થઇ દોતાના અનુભવોનું આદાન પ્રદાન કરવા શિક્ષકો વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ કોરોના બાબતે કોઇ બેદરકારી ન રાખવા અને કોવિડને રોકવાના નિયમોનું ાલન કરવા સફને અનુરોધ કર્યો હતો

આ ઉપ રાંત સંવેદનશીલ મતદાન મથકોએ ફરજ બજાવવા રાજ્ય અનામત ાોલીસદળ એસ

જો કે મતદાન માટે આવવાનો સમય પૂરો થતાં સુધીમાં આવી ગયેલા મતદારોની લાંબી લાઇનો લૉગી હોવાથી મતદાનની ટકાવારીમાં વધારો થવાની સંભાવના છે

આવરી લેવાશે આરોગ્ય મંત્રાલયે રસીકરણના ત્રીજા તબકકા માટે બહાર ભાડેલી માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે રાજ્ય આરોગ્ય વીમા યોજના સાથે સંકળાયેલી તમામ ખાનગી હોસ્તિટલોને કોવિડ રસીકરણ કેન્દ્ર તરીકે ઉપ યોગમાં લેવાની સત્તા બધી જ રાજ્ય સરકારોને આપ વામાં આવી છે

ેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો અને રાષ્ટ્રીય આરોગ્ય મીશનના નિયામકો સાથે વાતયીત કરી હતી

ટવીટ સંદેશમાં શ્રી મોદીએ કહયું કે સ્વ દેસાઇએ લાંબા સમય સુધી જનતાની સેવા કરી અને દેશના વિકાસ માટે અથાગ પ્રથત્ન કર્યા પ્રધાનમંત્રીએ કહ્યું કે મોરારજી દેસાઇ તેમની નિષ્ઠા અને લોકતંત્ર પ્રત્યે વયનબધ્ધતા માટે હંમેશા થાદ રહેશે

આજે વારાણસીમાં ક્ષની નવી બંધાયેલી પ્રાદેશિક કચેરીના ઉદઘાટન છી ઉલ સ્થિત લોકોને સંબોધતા તેમણે ઉમેર્યુ હતું કે દેશમાં અનેક ક્ષો છે રંતુ કોંગ્રેસ સહિત બધા ક્ષો કુટુંબ આધારીત છે અને ભાજ એક માત્ર કાર્યકરોનો ક્ષ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે આરોગ્ય શિક્ષણ રોજગાર સહિત તમામ ક્ષેત્રોમાં લોકકલ્યાણની અનેક યોજનાઓ શરૂ કરી છે

ઉલ્લેખનીય છે કે ન્યુ સો સ ઇન્ડિયાનું આ પ્રથમ વાણીજયીક અભિયાન છે

ઉ ગ્રહના સફળ પ્રક્ષે ણ બદલ આનંદ વ્યકત કરતા તેમણે કહયું કે બ્રાઝીલ આવનાર સમયમાં અવકાશ ક્ષેત્રે ભારત સાથે કામ કરવા ઇચ્છુક છે

ગ્રાહક બાબતોના મંત્રાલયે ગયા મહિને આ એ નો પ્રારંભ કર્યો છે જેનો ઉદેશ્ય આવશ્યક વસ્તુઓની કિંમતો એકત્રિક કરવાની પ્રણાલીમાં સુધાર લાવવાનો છે

જમ્મુ કાશ્મીર આયુષ્માન કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પ્રથમ બે મહિનામાં બાવીસ હજાર થી વધુ લાભાર્થીઓને મફત અને કેશલેસ સારવાર સુવિધા ઉપ લબ્ધ કરાવાઇ છે

લાભાર્થીઓની સુવિધા માટે ાંચ હજાર સુવિધા કેન્દ્રો ઉપ રાંત લેનલમાં સામેલ તમમામ હોસ્તિ ટલોમાં નોંધણી કામ શરૂ કરાયું છે